સરકારે આવનારા સો દિવસ સુધી ફેસમાસ્ક અને હેન્ડ સેનીટાઇઝર્સને જીવન જરૂરીયાતની વસ્તુઓ જાહેર કરી છે સર્વોચ્ય અદાલતે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પોતાનું કાર્ય સીમીત કરવાનું નકકી કર્યુ છે અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસનો સામનો કરવા માટે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે ઉત્તર પ્રદેશ સરકારે રાજકીય પ્રદર્શનો દરમિયાન થયેલા નુકસાનની વસુલાત કરવા માટે સંબંધિત વટહ્કમને મંજૂરી આપી દીધી છે ભારત અને દક્ષિણ આફીકા વચ્ચે લખનઉ અને કોલકતામાં રમાનારી બાકીની બે એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ કોરોના વાયરસના ભયને કારણે રદ કરવામાં આવી છે

તેનો હેતુ આ વસ્તુઓનો પુરવઠો વધારવાનો અને તેની જમાખોરી રોકવાનો છે જેથી કોરોના વાયરસ રોગના કેલાવાને અટકાવવામાં મદદ મળે કેન્દ્રએ સર્જીકલ માસ્ક હેન્ડ સેનીટાઇઝર્સ અને ગ્લોવ્સની ઉપલબ્ધતા અને કિંમતો ઉપર નિયંત્રણ મો આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ લાગુ કરી દીધો છે

જેનાથી રાજ્યોને તેના ઉત્પાદન વિતરણ અને ભાવો પર નિયંત્રણ અને તેની જમાખોરી અને કાળા બજારને રોકવામા મદદ મળશે

આ કેસો આંધ્રપ્રદેશ કર્ણાટક દિલ્હી અને ઉત્તર પ્રદેશના છે

તેમણે એમ પણ કહ્યું કે તમામની તબિયત સ્થિર છે અને ચિંતાનું કોઇ કારણ નથી રોગયાળા અધિનિયમની કેન્દ્ર સરકાર ધ્વારા માંગ અંગેના એક પ્રશ્નના જવાબમાં શ્રી અગ્રવાલે કહયું કે એ સમજવું જોઇએ કે આ આરોગ્ય કટોકટી નથી તેમણે કહયું કે સરકાર આ પરીસ્થિતિને પર્જોચી વળવા માટે રાજયો ધ્વારા કરાયેલી પહેલોને ટેકો આપવા પ્રથત્ન કરી રહી છે

તેમણે કહ્યું કે કેન્દ્રએ એ પણ નિર્ણય કર્યો છે કે રાજય સરાકરોને રાજય આપત્તિ વ્યવસ્થાપન ફંડનો ઉપયોગ કરવા મંજુરી અપાય

ભારત નેપાળ સરહદે યાર ચેકપોસ્ટ કાર્યરત રહેશે નાગરીક ઉડૃથન મંત્રાલયના સંયુકત સચિવ રુબીના અલીએ જણાવ્યું કે આજે નવી દિલ્હીથી એર ઇન્ડિયાનું વિમાન મિલાનથી ભારતીયોને પાછા લાવવા જશે

છ ખંડપીઠો પણ માત્ર જરૂરી બાબતો ઉપર જ સુનાવણી કરશે અને આ દરમિયાન સંબંધિત વકીલો સિવાય કોઇને અદાલતમાં પ્રવેશ નહી અપાય સર્વોચ્ચ અદાલત પાંચમી માર્ચે કેન્દ્ર ધ્વારા જાહેર કરાચેલી માર્ગદર્શિકા પછી આ મુદૃ વિયારી રહી હતી

લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સર્વોચ્ય અદાલતે બધાના સહયોગની આશા રાખી છે

નાગરીક ઉડૃયન મહાનિદેશાલયે નવી દિલ્હીમાં એક પરીપત્રમાં જણાવ્યું કે મુસાફરોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વિમાની કંપનીઓએ થોગ્ય પગલા લેવા જોઇએ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

લોકોને હાથ ધોયા વિના આંખ નાક અને મ્ફોને સ્પર્શ ન કરવાની સલાહ્ આપવામાં આવી છે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 તાવ આવ્યો હોય શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તથા ઉધરસ હોય તેવી પરિસ્થિતિમાં તાત્કાલીક ડોક્ટરની સલાહ લેવી જોઈએ ડોક્ટર પાસે જતી વખતે માસ્ક પહેરવો જોઈએ અથવા તો મ્ફો અને નાકને કપડાથી ઢાંકવા જોઈએ

ટ્રમ્પે એમ પણ જણાવ્યું છે કે આ મહામારીને રોકવા મો કેટલાક અન્ય પગલાં પણ જાહેર કર્યા તેમણે અમેરીકાના દરેક રાજયમાં કટોકટી સયાલન કેન્દ્રની સ્થાપના કરવાનું આહવાન કર્યુ છે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં ગઇકાલે મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હજી સુધી એ સ્પષ્ટ નથી કે આ પાછલી તારીખથી લાગુ છે કે નહીં અલાહબાદ વડી અદાલતના નવ માર્યના આદેશના સંદર્ભમાં આ પગલું લેવાયું છે જેમાં અદાલતે સરકારને રોડના કિનારે લગાવેલા પોસ્ટર હટાવવાના આદેશ આપ્યા હતા જેમાં લખનઉમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં પ્રદર્શન દરમિયાન સંપત્તિઓને નુકસાન પર્હોચાડનારા આરોપીઓની વિગતો આપી હતી ઉત્તર પ્રદેશ સરકારે વડી અદાલતના આદેશને સર્વોચ્ય અદાલતમાં પડકાર્યો હતો પરંતુ તેને કહેવામાં આવ્યું હતું કે પોસ્ટર લગાવવા સંબંધિત તેની કાર્યવાહીના સમર્થનમાં કોઈ કાયદો નથી

ભારતીય વસ્તી ગણતરી નાગરિકો સંબંધિત વિવિધ પ્રકારની આંકડાકીય માહિતીનો એકમાત્ર સૌથી મોટો સ્રોત છે